પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચ છે ઃ સુરત અને સૌરાષ્ટ્ર ને નજીક લાવતી ઘોઘા હજીરા દરિયાઈ ફેરી સેવાનો ઈ પ્રારંભ આઠમી નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે

તેમણે ઉમેર્યું હતું કે દરિયાઈ સફરનો વિકલ્પ શરૂ થતાં ભૌગોલિક રીતે સુરત અને ભાવનગર એકદમ નજીક આવી જશે પોતાના વાહનને જહાજમાં ચડાવીને વતન લઇ જવાની સગવડ સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ ને ઉપલબ્ધ બનશે

મહીસાગર પીવાનું પાણી મહીસાગરમાં બાલાસિનોર તાલુકાના ગ્રામજનોને સિંચાઈ તેમજ પીવાનું પાણી આપવા માટે નવી વ્યવસ્થા સરકારે ગોઠવી છે ભાંથલા પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન દ્વારા ઝરમર નદી સાથે જોડાણ કરી બાલાસિનોર તાલુકાના ગામોને પાણી અપાશે

આર સી સંકલનકાર અલ્પેશ પરમાર કહે છે કે શિક્ષકોની જહેમતને પ્રતાપે શાળામાં બાળકોની હાજરી વધી છે જેને આદિવાસી પંથક ની મોટી સિધ્ધી ગણવી પડે

આ કામ માટેની જ્રેમત મહિલા બાળ અધિકારી કે

કાતરીયા તેમજ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી રમેશ જાખાણીયાએ ઉઠાવી છે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર ઈચ્છે છે કે વધુ ને વધુ લાભાર્થી આ યોજનાનો લાભ લઇ દીકરી નું ભવિષ્ય ઉજ્જવળ બનાવે

કેસર કેરી ખારેક દાડમ ડ્રેગન ફટ અને સફરજનમાં કચ્છના ખેડૂતોએ કાઠું કાઢ્યું છે ત્યારે એક ખેડૂતે ખારેકથી ગોળ બનાવવાની મથામણ આદરી છે ભુજ નજીક સજીવ ખેતી કરતાં પ્રયોગશીલ ખેડૂત લાલજીભાઈ ભુડિયાએ ખારેકમાંથી ગોળ બનાવવાનો અનોખો પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો છે

વલસાડ બેઠક વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની અધ્યસક્ષતામાં તાલુકા પંચાયતના અધિકારી કર્મયારીઓ તથા પંચાયતના તલાટી કમ મંત્રીઓની રીવ્યત બેઠક મળી હતી

ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે ફટાકડાના દરેક પેકેટ ઉપર ધડાકાની તીવ્રતા કેટલી હશે તે લખેલૂ હોવું ફરજિયાત બનાવાયું છે